મુખ્ય ચુંટણી કમિશ્નર શ્રી સુનીલ અરોરાએ ગઈ કાલે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે વિધિવત જાહેરાત કરી છે તે અનુસાર સાત તબકકામાં ચુંટણી યોજાશે

કર્ણાટક મજ્જીપુર રાજસ્થાન અને ત્રિપુરામાં બે તબકકામાં મતદાન થશે આસામ અને છત્તીસગઢમાં ત્રણ તબકકામાં અને ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ઓડીશામાં ચાર તબકકામાં મતદાન થશે જમ્મુ કાશ્મીરમાં પાંચ તબકકામાં મતદાન યોજાશે જયારે પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સાત તબકકામાં મતદાન થશે ચુંટણી કાર્યક્રમ જાહેર થતાં જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે

જાહેરાત સાથે જ સરહદી કચ્છમાં પણ આચારસંહિતાનો અમલ શરૂ થઇ જતા રાજકીય પક્ષો રાજકીય નિષ્ણાંતો અને સંભવિત ઉમેદવારોમાં જ નહિ પરંતુ મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ટવીટર ઉપર સંદેશામાં શ્રી મોદીએ પ્રથમવાર મતદાતાઓને ખાસ મતાધિકાર ભોગવવા જણાવ્યું છે અને આ વખતે ઐતિહાસીક વિક્રમજનક મતદાન થાય તેવી આશા દર્શાવી છે શ્રી મોદીએ ચુંટણી પંચને આ સમગ્ર કવાયત માટે શુભેચ્છાઓ પાઠવી છે આ લોકશાહી પર્વ માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને પણ શુભેચ્છાઓ પાઠવતાં પ્રધાનમંત્રીએ વિકાસ અને સશકિતકરણના ધ્યેય સાથે આગળ વધવા અનુરોધ કર્યો છે

ચૂંટણી પંચે બધા જ રાજકીય પક્ષોના અધ્યક્ષોને આ અંગે પત્રો પાઠવ્યા છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે કેટલાક પક્ષો તેમના રાજકીય પ્રચારમાં સલામતી દળના જવાનોના ફોટા દર્શાવતા હોવાની બાબત યૂંટણી પંચના ધ્યાનમાં આવી છે

ઘણા રાજ્યોમાં ફેકટરીમાં કામ કરતા કામદારોને સિલિકોસીસ થવાથી તેમના પુનર્વસવાટ અંગેની અરજી સર્વોચ્ય અદાલતમાં કરવામાં આવી છે અદાલતે આગામી સુનાવણી વખતે વળતર અંગેના આદેશ કરાશે તેમ જણાવ્યું છે અદાલતે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જણાવ્યું છે કે સિલિકોસીસ અટકાવવા અંગેના પગલાં સુચવે તથા કામદારોને કામનું યોગ્ય વાતાવરણ પુરૂ પાડવા વ્યવસ્થા ગોઠવે